ખેડૂતોને વળતરની રકમ ઝડપથી મળે અને મહત્વના પ્રોજેકટની પ્રક્રિયા વધુ ઝડપી બને તે માટે મહેસુલ વિભાગે આ નિર્ણય કર્યો છે કચ્છમાં ખેડૂતોને તેનો મોટો ફાયદો થવાની સંભાવના છે

ગયા વરસે પણ આટલી જ રકમનું વિમા કવચન અપાયું હતું સંસ્થાના સભ્યો હોય તેવા ટ્રક ચાલકોને વિમા પોલીસી રિન્યુ કરાવી અપાશે ઉપરાંત નવી પોલીસી પણ ઉતરાવાશે

કચ્છ જિલ્લો પપૈયાના ઉત્પાદનમાં સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યો છે

ખાસ કરીને ભૂજ માંડવી અંજાર અને નખત્રાણા તાલુકામાં પપૈયાની ખેતી વધુ પ્રમાણમાં થાય છે

હોડીમાંથીત્રણ ઘુસણખોરો પણ ઝડપાયા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું

ગઈકાલે ભારતના રોહિત શર્માએ સદી નોંધાવી હતી

ભારતે અગાઉ મેન્ચેસ્ટરની પ્રથમ મેચ જીતી હતી ચંદ્રવદન પટ્ટણી વરસાદની આગાહી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અનરાધર મેઘમહેર થઈ રહી છે ત્યારે કચ્છની પ્રજા ચાતક નજરે વરસાદની પ્રતિક્ષા કરી રહી છે લગભગ ચાર પાંચ દિવસ પહેલા જિલ્લાના ત્રણ તાલુકામાં વરસાદ થતા ચોમાસુ જામશે તેવી આશા હજી ફળીભૂત થઈ નથી રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનીઆગાહી કરી છે જ્યારે કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે

જોકે દક્ષિણ પાકિસ્તાન પર કેન્દ્રીત થયેલ વરસાદી પધ્ધતિ રાજસ્થાન પહોંચતા કચ્છમાં વરસાદ થાય તેવી આશા છે

વિવિધ ટ્રાન્સપોર્ટ કંપનીઅમાં દરોડા પાડી તપાસ હાથ ધરાયાનું જાણવા મળેલછે